તેમણે જણાવ્યું કે જૈવ ઇંધણનો ઉપયોગ ખેડૂતોના જીવનમાં કાંતિકારી ફેરફારો લાવી શકે છે સરકાર સજીવ કચરાને સજીવ ઇંધણમાં રૂપાંતરિત કરવા માટા વિશાળ રોકાણ કરી રહી છે તેમણે કહ્યું કે જેવ ઇંધણ આર્થિક વિકાસ અને પર્યાવરણ વચ્ચે સેતુ સમાન છે

તેમણે કહ્યું કે છેલ્લા ચાર વર્ષમાં ઇથોનોલનું વિક્રમજનક ઉત્પાદન થયું છે ન્યાય અધિકારીતા વિભાગ સામાજિક સામાજીક ન્યાય અધિકારિતામંત્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું કે સરેકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને નબળા વર્ગોના કલ્યાણ માટે વચનબદ્ધ છે તેઓ દેશમાં એક સમાન અનામત માટેની માંગણી કરતા ખાનગી પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા હતા તેઓએ જણાવ્યું કે એસ સી

ટી ની યાદીમાં ઉમેરા કે તેમાંથી રદ કરવા માટે સરકારને પ્રસ્થાપિત નિયમો અને તેની પ્રક્રિયાઓને અનુસરવું પડે છે

જ્યારે છ જાતિઓને યાદીમાંથી રદ કરાઇ છે

તમામ કામગીરી ઓનલાઇન એક જ જગ્યાએ જોવા મળે એ રીતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ટ્રંક સમયમાં શરૂ કરવામાં આવશે એસ ટી નો મોટા ભાગનો વહીવટ હવે ઓનલાઇન છે અને વાહનમાં પણ જીપીએસ સિસ્ટમ લગાવી આપવામાં આવે છે